ગૃહમંત્રાલય ધ્વારા દરેક રાજ્યોને આ એડવાઈજરીની સુચના અપાઈ છે સપ્રિમ કોર્ટની સુચના મુજબ આ એડવાઈજરીની નોંધ ઈસ્યુ કરવામાં આવી છે આ નોંધમાં જણાવ્યા મુજબ દરેક રાજય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેમના ધ્વારા નિમણુંક થયેલા નોડલ અધિકારીઓને ફરીવાર કશ્મીરી વિદ્યાથીઓ તેમજ લધુમતીઓ ઉપર કોઈપણ જાતનો ફમલો ધમકી કે સામાજીક બફિષ્કાર સામે કડક પગલા ભરવા જણાવાયુ છે

જેમાં જમ્મુ કાશ્મિરના લોકોને સુરક્ષા પુરી પાડવા પગલા લેવા જણાવાયુ છે

મુંબઈની એક એરલાઈન્સ ઓપરેશન સેન્ટર પર ભારતીય કેરિયરની એક વિમાનમાં ફાઈજેક કરવા બાબતે ધમકીભર્યો ફોન આવતાં ધમકીને ધ્યાનમાં રાખીને તાકીદે દેશના તમામ એરપોર્ટ પર ફાઈએલર્ટ જાફેર કરીને સુરક્ષા વ્યવસ્થા સધન બનાવવામાં આવી હતી

ગઇકાલે વિધાનસભા ખાતે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગૌ માતાની સેવા કરતી ગૌશાળા અને પાંજરાપોળ જેવી સંસ્થાઓને જમીન ટોચ મર્યાદામાંથી મુક્તિ અપાશે શ્રી પટેલે કહ્યું કે આ માટે કોઈ જમીન રાજય સરકારે ગૌશાળા કે પાંજરાપોળોને આપવાની નથી પરંતુ જે ગૌશાળાઓ જે જમીન ખરીદી હોય એને જમીન ટોચ મર્યાદા નીચે આવી ગઈ હોય તેને માત્ર નિયમિત્ત જ કરવાની છે અને નવી જમીન ખરીદે તો એને મંજૂરી આપવાની છે

મન કી બાતના મુળ હિંદી પ્રસારણ બાદ તરત જ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે જે રાત્રે આઠ વાગે પુનઃ પ્રસારિત કરાશે આકાશવાણી પરથી દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારીત થતાં આ કાર્યક્રમનું આકાશવાણી અને દુરદર્શનના પુરા નેટવર્ક પરથી સહ પ્રસારિત કરાશે

જી વી સી એલ

એમ જણાવાયુ છે આરતીબેન ભદ્દ શિબિર કેન્દ્ર અને રાજય સરકાર દ્રારા આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ લોકો માટે દસ ટકા અનામત જાહેર કરવામાં આવી છે તે સંદર્ભે તેમાં સમાવિષ્ટ લોકોને શૈક્ષણિક તેમજડ વ્યવસાયિક લાભો કઈ રીતે મળી શકે તેના માર્ગદર્શન માટે સમાજ શિક્ષણ શિબિરનું આયોજન જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ભુજ કચ્છના સહયોગ થી માં અજરામર ટ્રસ્ટ ભુજ દ્રારા આજે બપોરે સાડા ત્રણ વાગ્યે જી એમ ડી સી પ્રાથમિક શાળા માનકુવા ખાતે આયોજન કરવામાં આવ્યુ છે

પાંચ માર્ચ થી આ પરિક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પણ વ્યવસ્થા જાળવવાના કારણસર પરીક્ષા ઠેલવવામાં આવી હોવાનું ઈન્યાર્જ કુલપતિ દર્શનાબેન ધોળકીયાએ માહિતી આપી હતી